આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગોરવ સાથે જણાવ્યું કે રાજ્યમાં સાફ નિયત અને સ્પષ્ટ નીતિથી સાર્વત્રિક શિક્ષણનો વ્યાપ વધારીને ભાવિ પેઢીને વિશ્વ સાથે કદમ મિલાવવા સજ્જ અને સક્ષમ બનાવવા ગુજરાતે પહેલરૂપ શરૂઆત કરી છે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો સહિત શિક્ષણ જગતને આહવાન કરતાં મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે રાજ્યની સરકારી શાળાઓમાં સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓથી પણ ઉત્કૃષ્ટ શિક્ષણ વ્યવસ્થાઓ ઊભી કરી સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લોકો પ્રેરિત થાય તેવું વાતાવરણ ઊભું કરીએ શિક્ષણ સમાજ થકી ભાવિ પેઢીને સમુધ્ધ બનાવી સમુધ્ધ ગુજરાત અને સમુદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સોએ સંકલ્પબદ્ધ બનવું પડશે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉમેર્યું કે ડીજીટલ માધ્યમ દ્વારા હાથ ધરાયેલા આ નવતર આયામો થકી ગુજરાત દેશનું રોલ મોડલ બનશે તેમણે શાળા શિક્ષણમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ડીજીટલ ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા બદલ શિક્ષણ વિભાગની ટીમને અભિનંદન આપ્યા હતા તેમણે કહ્યું કે ઓનલાઇન અટેન્ડન્સ સિસ્ટમ શિક્ષણ શિક્ષક અને વિદ્યાર્થીઓની નિયમિતતા સુનિશ્ચિત કરી ગુણવત્તા વધારશે

નું કામ પેપરલેસ અને ઝડપી બનાવવા ટેબ્લેટ વિતરણ પણ કર્યું હતું તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કર્યું હતું

શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું કે હકારાત્મક અભિગમ અને સંવેદનને પરિણામે શિક્ષણ ક્ષેત્રે રાજય સરકારે જે નવા આયામો હાથ ધર્યા છે તેનાથી શિક્ષણ ક્ષેત્રે ગુજરાત દેશનું મોડલ બનશે અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઇએ પહોંચાડવાના સંકલ્પ સાથે શિક્ષણ વિભાગે પણ અનેકવિધ નવીન પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે ગાંધીનગર સ્થિત અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ સમગ્ર શૈક્ષણિક સ્ટાફ તેમજ બીઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર્સની કામગીરીનું એક જ સ્થળેથી સીધુ મોનિટરિંગ કરવામાં આવશે ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બીવીએમ એન્જિનિયરીંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધ્વની ત્રિવેદીએ દિવ્યાંગો માટે પ્રોટોટાઇપ ડિવાઇસ વિકસાવી છે જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ખાતે રજૂ કરવામાં આવી હતી

તથા વર્તમાન સમયમાં દિવ્યાંગો માટે ટેક્નોલોજી વરદાનરૂપ બની રહે તથા તેના દ્વારા દિવ્યાંગોની કાર્યક્ષમતા વધારવાનો છે આ ડિવાઇસ પ્રમાણમાં ઓછી કિંમતે ડિઝાઇન કરવામાં આવી છે જેના દ્વારા દિવ્યાંગોને અલગ અલગ ક્ષેત્રનું શિક્ષણ પણ આપી શકાય છે બીવીએમ કોલેજના પ્રિન્સિપાલ ડો ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે સંસ્થા વિઝન ટુ પ્રોડ્યુસ ગ્લોબલી એમ્પલોયેબલ ઇનોવેટિવ એન્જિનિયર્સ વિથ કોર વેલ્યુને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓને ઇનોવેશન તથા તેના દ્વારા સમાજસેવા માટે પ્રોત્સાહિત કરે છે કેન્દ્રિય શિપિંગ રસાયણ અને ખાતર રાજયમંત્રી મનસુખ માંડવીયાએ આજે ભાવનગર ખાતે ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓની સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી આ પ્રસંગે મેયરશ્રી તથા સાંસદશ્રી ડોકટર ભારતીબેન શિયાળ સાથે અગ્રણી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા તેમણે જણાવ્યું હતું કે ભાવનગર જીલ્લાના વિકાસ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર ધ્વારા અનેક પ્રયાસો થયા છે ઉપરાંત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે જેમાં ભાવનગર અમદાવાદને જોડતો ચાર લેન રોડ ભાવનગર થી મહુવા અને સોમનાથને જોડતો માર્ગ રેલ કનેકટીવીટી ઘોઘા દહેજ રોરો ફેરી સુવિધા વગેરેનો સમાવેશ થાય છે તેમણે ઈકો ફ્રેન્ડલી અલંગ શીપ બ્રેકીંગ અને રીસાયકલીંગ યાર્ડના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વિવિધ વિકાસ યોજનાઓ થકી ભાવનગરની આર્થિક સમ્રધ્ધિમાં વધારો થશે અને લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે

મહાઆરતીમાં જોડાનાર ભકતો માટે દીવડાની વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ ધ્વારા કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિવેણી સંગમે યોજાનારા કાર્યક્રમના દિવસે ગંગા દસહેરાના દિને સમગ્ર ઘાટને પુષ્પો રંગોળી તોરણોથી સુશોભિત કરી વેદમંત્રોચ્ચાર અને ગંગા આરતી સાથે સમુહ આરતી કરવામાં આવશે આ કાર્યક્રમનું આયોજન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા મંદિર અધિકારી સરૂભા જાડેજા ધ્વારા કરવામાં આવ્યું છે ભાવનગરમાં વાડીમાં કુવાની અંદર ટોટાનું ઇન્સ્ટોલેશન કરતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે અમારા ભાવનગરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના કોબાડીયા ગામે વાડીમાં કુવાનું સમાર કામ કરવા માટે નરસીભાઈ જાદવભાઈ મકવાણા અને પ્રવીણભાઈ જોધાભાઈ વાઘેલા ટોટાનું ઇન્સ્ટોલેશન કરવા માટે કુવામાં ઊતર્યા હતા

જ્યારે કાંતીભાઈ માધાભાઈ નામના યુવકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું હતું જે મંગળવાર સુધી યથાવત રહેવાની શક્યતા છે

તીવ્ર ગરમીની આ અસર હેઠળ બપોરના બેથી પાંચ વાગ્યા સુધી ખાસ કરીને બાળકો અને વૃદ્વોને ખુલ્લામાં બહાર નહીં નીકળવાની સલાહ અપાઇ છે આ ઉપરાંત આછા રંગનાં સુતરાઉ તેમજ આખું શરીર ઢંકાઇ રહે તેવા ખુલ્લાં કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે બુધવારથી વાદળછાયું વાતાવરણ થવા સાથે હવામાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે વધવા સાથે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળતા આપતી તાડફળીનું બજારમાં આગમન થઈ ગયું છે અમારા આણંદના પ્રતિનિધિ જણાવે છે કે ખંભાતમાં થતી તાડફળીનું રાજ્યભરમાં વેચાણ થઈ રહ્યું છે